ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતના અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મુકવા તથા તે વિસ્તારોમાની જગ્યામાંથી ભાડુઆતોને ખાલી કરાવવામાંથી હવે હવે રક્ષણ મળશે

રાજ્યના કોઈ ચોક્કસ વિસ્તારને અશાંત વિસ્તાર જાહેર કરવા અંગે નિર્ણય લેવા માટે મોનીટરિંગ એન્ડ એડવાઈઝરી કમિટી તથા સ્પે ઈન્વેસ્ટીંગેશન ટીમસીટની રચના કરવામાં આવશે

કોંગ્રેસે અબડાસા ધારી મોરબી ગઢડા અને કરજણ બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા છે જેમાં અબડાસા બેઠક માટે શાંતિલાલ સંઘાણીને ટિકિટ અપાઇ છે મોરબી બેઠક માટે જયંતિ પટેલને ટિકિટ આપી છે જયારે ધારી બેઠક પર સુ રેશ કોટડીયાની ગઢડા બેઠક માટે મોફનભાઇ સોલંકીની કરજણ બેઠક માટે કિરીટસિંહ જાડેજાની પસંદગી કરાઇ છે

જેમાં ડાંગ કપરાડા અને લિંબડી બેઠકનો સમાવેશ થાય છે

નવા કેસોની સંખ્યા ઘટવાની સાથે રાહતની વાત એ છે કે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે

નેહ્લ ઠક્કર કચ્છ કોરોના કચ્છમાં ઘટાડી દેવાયેલા ટેસ્ટીંગના પગલે પોઝીટીવ કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે

હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ જશે જેના કારણે દક્ષિણ ગુજરાતસૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાંજ વલસાદદમણદાદરાનગર ફવેલીમાં વરસાદની આગાહી છે